જેની આગેવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધી હતી તેઓએ ગુજરાતમાં કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલી કરી હતી બાદમાં તેમણે એકત્ર વિશાળ જનસભાને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા ગુજરાત પોલીસ અને કેન્દ્રિય સુરક્ષાદળોની રાષ્ટ્રીય એકતા દિવસની પરેડને પણ નિહાળી હતી

પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં સરદાર પટેલે ભારતને અખંડ રાખવા આપેલા યોગદાનનું સ્મરણ કરાવ્યું હતું તેમણે દેશમાં વિવિધતામાં પણ એકતા છે એમ કહ્યું હતું

શ્રી મોદીએ કહ્યું કે જમ્મુ કાશ્મીર રાજકીય સ્થિરતા આવશે અને કાશ્મીરીઓ સાથે થતા ભેદભાવનો અંત આવશે

લદાખમાં ઉપરાજ્યપાલ દ્વારા સંયાલન થશે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 જમ્મુ અને કાશ્મીર અને લદાખ માટે એક વડી અદાલત રહેશે લદાખના ઉપરાજ્યપાલ તરીકે રાધાકૃષ્ણ માથુર અને જમ્મુ કાશ્મીરના ઉપ રાજ્યપાલ તરીકે ગીરીશચંદ્ર મુર્મુએ ગઈકાલે શપથ લીધા હતા

જેમા છેલ્લા ત્રણ દિવસ પડેલા વરસાદમાં ખેડૂતોને થયેલા પાકની નુક્સાની અંગે ચર્ચા કરવામાં આવી હતી

જેના દ્વારા ખેડૂતોને નુક્સાનની ભરપાઇ કરવામાં આવશે

તેમણે કહ્યું કે મુક્યત્વે કપાસ ડાંગર અને મગફળીના પાકને નુકસાન થયું છે

શ્રી પરમારે ટોલ ફ્રી નંબર પણ જિલ્લા પ્રમાણે જાહેર કર્યા છે

હેલ્મેટ પીયુસી લાયસન્સ આરસી બુક વીમા સહિતના જરૂરી દસ્તાવેજો વાહન ચાલકોએ વાહન ચલાવતી વખતે સાથે રાખવું પડશે નહીં તો પોલીસ વિભાગ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવશે રાજ્યમાં ફેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ રૂ

ભુજ ખાતે પોલીસ દળ દ્વારા દેશની એકતા અને અખંડીતતાના પ્રતિક અખંડ ભારત અને શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં અમુલ્ય યોગદાન આપનારા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ જયંતિ પ્રસંગે નાગરિકોમાં એકતા અખંડીતતા અને સુરક્ષાની ભાવના પેદા થાય તેવા ઉમદા હેતુથી આ માર્ચ પાસ્ટનું આયોજન કરાયું હતું

આંબેડકર સમરસ છાત્રાલય રધુરાજ નગર ભોલેનાથ પેટ્રોલ પંપની સામે મિરજાપર જૈન તેરાપંથી જીવન નવી લાઇન ર જુનાવાસ માધાપર એમ ચાર સ્થળોએ તાવ ડેંગ્યુ નિદાન સારવાર કેમ્પોનું આયોજન કરાયું હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવાયું છે